આજે ઓગસ્ટ ક્રાંતિ દિવસ ઉજવાઈ રહ્યો છે

સત્તાવાર રીતે જણાવ્યા અનુસાર શ્રીનગરમાં દુકાનો ખૂલી હતી તથા લોકોની અવરજવર અને વાહન વ્યવહાર પણ શરૂ થયો હતોકરફ્યુમા

રીયાસી જિલ્લામાં આજથી સરકારી કયેરીઓ અને

કાયદો અને ન્યાય મંત્રાલય દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

કાશ્મીરી વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે હેતુથી શિક્ષણ વિભાગે આ નિર્ણય કર્યો છેપશ્ચિમ બંગાળની અન્ય શૈક્ષણ િક સંસ્થાઓમાં પણ કાશ્મીરના વિદ્યાર્થીઓ પ્રત્યે સદ્ભાવનાના પ્રતિકરૂપે સલામતિ પૂરી પાડવામાં આવી છે

ઠમી ઓગસ્ટ ઐતિહાસિક દિવસ છે

શ્રદ્વાંજલિ પાઠવી રહ્યું છેવર્ષ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં કરેલા પ્રવચનમાં સ્વાતંત્ર્ય વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી તથા બહ્મૂલ્ય ફાળાને બિરદાવ્યો હતો

ઉત્તર કન્નડમાંથી ત્રણ હજાર લોકોને સલામત સ્થળે

આજે તેઓ પૂર અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કરશે ભાજપના સાંસદો અને ધારાસભ્યોને પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી વ્યવસ્થા પર નજર રાખવા કહ્યું છે કૃષ્ણા તુંગભદ્રા અને નેત્રાવતી નદીઓમાં પૂર આવ્યાં છે

બેંગ્લોર રાષ્ટ્રીય ધોરીમાર્ગને સાંગલીથી કોલ્હાપુર વચ્ચે બંધ કરાયો છે મુંબઈ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વીડીયો કોન્ફરન્સથી જિલ્લા વહીવટીતંત્ર સાથે ચર્ચા કરી હતી અને પીવાનું પાણી કૂડ પેકેટ અને અન્ય જરૂરીયાતો તાકીદે પૂરી પાડવા જણાવ્યું હતું

આ અગાઉ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિન્દ ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈથાહ નાથડુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તેમના ઘરે જઇને પુષ્પાજેલિ અર્પણ કરી હતી તથા પરિવારને સાંત્વના પાઠવી હતી

તાલીબાન લડાયકોએ આ ફમલાનો દાવો કર્યો છે રાષ્ટ્રપતિની યૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ પ્રકારના ત્રાસવાદી હુમલાઓ વધી રહ્યા છે

ચીનના ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલી કંપની તરીકે તેને પ્રતિબંધીત કરી છે

અમેરિકાના દ્રતાવાસ અને તૂર્કી વિદેશ મંત્રાલય દ્વારા સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં તૂર્કીમાં કાર્યવાહી કેન્દ્રની દેખરેખ હેઠળ સલામત ઝોન ઉભો કરવા સંમત્તિ દર્શાવવામાં આવી છેજાકે તેમાં

કરતાં વધુ સંપત્તિ અને કૌભાંડનો વ્યાપ જાતાં આરોપીની વધુ માહિતી માટે રજુઆત થઈ હતીઅદાલત આ

આ કૌભાંડમાં અદાલતે તેમની આગોતરા જામીન અરજી નકારી કાઢી હતી ઈડીએ અદાલતમાં જણાવ્યું હતું કે રાતુલ પૂરી પૂછપરછમાં સહકાર આપતા નથી અને મળી રહ્યા નથીઅદાલત આ અંગે આજે નિર્ણય